મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જાસૂસી સંસ્થા રો અને ઇન્ટેલીજન્સ બ્યૂરોના વડા ગ્રહ સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠક પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો પર ગઇકાલે કરાયેલા હુમલાના સંદર્ભમાં યોજવામાં આવી હતી વિરલ રાણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવીદિલ્હીમાં રાષ્ટ્રીય યુવા સંસદ ઉત્સવ એવોર્ડ એનાયત કર્યા બાદ શ્રી મોદીએ કહ્યું કે આજના યુવાનો ઉર્જાવાન અને વૈશ્વિધ્યપૂર્ણ કાર્યશૈલી ધરાવે છે ત્યારે દરેકે દેશને નવી ઉંચાઈ પર લઈ જવા ઉત્સાહપૂર્વક કાર્ય કરવું જોઈએ પ્રધાનમંત્રીએ સમાજના કલ્યાણ માટે સંદેશાવ્યવહાર કૌશલ્ય વિકસાવવા અને વિવિધ વિષયો પર ચર્ચા કરવા જણાવ્યું તેમણે કહ્યું કે તમારો અવાજ પ્રભાવી ન હોય તો પણ પ્રોત્સાહક હોવો જોઈએ તેમણે આ યુવાસંસદથી યુવાનો વિચાર વિમર્શ કરશે તેવી આશા દર્શાવી હતી આ પ્રસંગે તેમણે ખેલો ઈન્ડિયા એપનો શુભાંરભ કરાવ્યો હતો

હાઈ એલર્ટને પગલે દિલ્હીથી ચાર એન એસ જી કમાન્ડો સુરક્ષા માટે સોમનાથ મંદિરે પહોંચ્યા છે અને એનએસજીના આઈજી પણ સોમનાથ પહોંચ્યા છે કચ્છ જિલ્લામાં પણ કોઈ અનિચ્છનીય બનાવો શંકાસ્પદ ગતિવિધિ થતી હોય તો આર્મીને જાણ કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે એલસીબી એસઓજી અને મરીન પોલીસ સહિતની વિવિધ ટીમોએ ચેકીંગ શરૂ કર્યું છે

જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આ સંદર્ભમાં લોકોને અફવાઓથી દૂર રહેવા અને સોશિયલ મીડિયા પર ચાલતી ખોટી વાતોથી ગેરમાર્ગે ન દોરાવાની અપીલ કરી છે તેમણે લોકોને કોઇપણ જાતનો ભય ન રાખવાની પણ સલાહ આપી છે એક તરફ જયારે દળો અને વહીવટી તંત્ર સાબદા બન્યા છે ત્યારે આ ધમધમાટને લીધે સામાન્ય નાગરિકોમાં સ્વાભાવિક રીતે ભય ફેલાય તેમ છે આ સંદર્ભમાં જિલ્લા કલેકટરે આ તમામ પગલાં આગમચેતી માટે લેવાઇ રહ્યા હોવાનું જણાવીને લોકોને અફવા ફેલાવવા કે તેનાથી ભય ગેરમાર્ગે ન દોરાવાની ખાસ વિનંતી કરી છે

નોંધણી માટે આધાર કાર્ડ બચતખાતું કે જનધન બેન્ક ખાતું અને તેની પાસબુક તથા ઓટીપી જાણવા માટે મોબાઇલ સાથે જવાનું રહેશે સાથે પ્રથમ ફાળાની ચૂકવણી રોકડમાં કરવાની રહેશે કોમન સર્વિસ સેન્ટર ખાતે જરૂરી વિગતો ઓનલાઇન ભરી નોંધણી કરાશે

મી

મી ની માગણી પણ સામેલ હતી

મી નો ફેરો બચી જશે

મી